મહાનગરપાલિકાની યૂંટણીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા છે તે ચિત્ર મંગળવારે સાંજે સ્પષ્ટ થશે

આજે બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સાંસદ અને ગુજરાતના પ્રભારી શ્રી ભુપેન્દ્ર થાદવ આજે ખાસ હાજર રહ્યા હતા યાર દિવસીય બેઠકમાં હાલમાં યોજાનાર યુંટણીઓ અંગે યર્યા હાથ ધરવામાં આવશે

સી ડી એસ

ડાંગ ખેતી ડાંગ જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય અન્ય ખેતી તરફ વળ્યા છે ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં નાગલીના પાકની ખેતી મોટાપાયે કરવામાં આવે છે નાગલી સાથે અડદ અને મગફળી ની પણ ખેતી થાય છે આ વર્ષે ડાંગજિલ્લાના પાંચ ખેડૂતોએ નવતર પ્રયોગ કર્યો છે તેમણે પોતાની જમીનમાં કુંવારપાઠા એલોવીરા ની ખેતી કરી છે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા માં આવેલા સુસરદા ગામના એક શિક્ષક અને ખેડૂત અમૃતભાઇ ગાવિત એ તેમની બે એકર જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી એલોવીરા ની ખેતી કરી છે

દરેક છોડવાઓને ટપક સિંચાઈ પદ્વતિ દ્વારા પાણી આપવામાં આવે છે તેમજ છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે દુનિયા ગામના એક ખેડૂત લાલભાઈ એ જણાવ્યું હતું કે એલોવીરા ની ખેતી માં ઓછી મહેનતથી વધુ આવક મેળવી શકાય છે

એલોવીરા ઔષધિય પાક હોવાથી તેના ફાયદા અનેક છે છોટા ઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષિકાની રમકડાંની કૃતિઓની રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે લોક ડાઉનના સમયમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો ને રમકડાંની કૃતિઓ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી અને બીજી ત્રીજી ફેબ્રુઆરી ના રોજ જી

દ્વારા ઓનલાઇન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું

એન બક્ષી સાર્વજનિક વિદ્યાલય માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેમલ બેન રાણા તાર્કિક ચિંતન સાથે સર્જનાત્મક વિષય પર ફતિ રજુ કરી હતી જ્યારે પ્રાથમિક શાળા વિભાગમાં નસવાડી તાલુકાના ચોશલપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા કિંજલબેન ગોસાઈ એ પણ રમકડાંની ફતિ રજુ ઓનલાઈન મેળામાં રજૂ કરી હતી

નાની દમણ પોલિસ હેડકાવ્ટર ખાતે ઍસ ડી પી ઓ રજનીકાંત અવધિયા બાઇક રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતુઆ પહેલા ટ્રાફિક નિયમો વિષે માહિતી પણ આપવામાં આવી હતી